પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ સહિત દેશના છ શહેરોમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કર્યુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓડીશામાં આઇઆઇએમ સંબલપુરના કાયમી પરીસરનો શિલાન્યાસ કરશે

સરકારે આઠ જાન્યુઆરીથી ભારત અને બ્રિટન વચ્ચે વિમાન ઉડૃથનો ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

પુર્વાભ્યાસ એ એવો જરૂરી કાર્યક્રમ છે જેમાં ફત્રિમ રસીકરણ પ્રક્રિયા ધ્વારા લાભાર્થીઓને વેકસીન એટલે કે રસીના નમુના આપવામાં આવે છે તેનો હેતુ રસીકરણ શરૂ કરવાના તૈયારીઓની સમીક્ષા કરવાનો છે આજનો પુર્વાભ્યાસ બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવશે જેમને કહેવામાં આવ્યું છે કેતેઓ ઓછામાં ઓછા ત્રણ સત્ર સ્થળોએ પુર્વાભ્યાસ કાર્યક્રમ યલાવે આ કાર્યક્રમમાં રસીકરણ કેન્દ્રો પર કર્મયારીઓ ઉપરાંત રસીકરણ તપસના લાભાર્થીઓ રૂપે કેટલાક પસંદગીના આરોગ્યકર્મીઓ સામેલ થશે પ્રત્યેક કેન્દ્ર રપ લાભાર્થીઓ પર આ પુર્વાભ્યાસ કરશે આ કાર્યક્રમ એ સુનિશ્ચિત કરશે કે રસીકરણનો પ્રથમ તબકકો કોઇપણ અડચણ વગર પુર્ણ થાય તેનાથી આયોજન અને અમલીકરણ વય્યે તાલમેલનો અને થનારી સમસ્યાઓ ખ્યાલ આવશે આ દરમિયાન વિશેષ રૂપે વિકસીત કરાયેલી કો વિન એપની પણ સમીક્ષા થઇ શકશે

ડૉક્ટર ફર્ષવર્ધને જણાવ્યું હતું કે પૂર્વ તૈયારીઓનો ઉદ્દેશ્ય એ છે કે જે મુશ્કલીઓ અગાઉના તબક્કામાં આવી હોય તેની ઓળખ કરી તેમાં સુધારો કરી શકાય તેમણે રાજ્યોના અધિકારીઓ દ્વારા કરેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

નવા વર્ષના પ્રથમ દિવસે ગઇકાલે વર્ચ્યુઅલ માધ્યમથી દેશના રાજકોટ સહિત છ શહેરોમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ કહ્યું શ્રી મોદીએ કહ્યું કે જનકલ્યાણ માટે લાઈટહાઉસ પ્રોજેક્ટ આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે અને આનાથી શહેરોની આવાસની જરૂરિયાતો પુરી કરવામાં મદદ મળશે

તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે છ લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશમાં આવાસ નિર્માણ ક્ષેત્રને નવી દિશા બતાવશે તેમજ આ પરીયોજનાઓ આધુનિક ટેકનોલોજી અને નવી પધ્ધતિઓથી બનાવવામાં આવશે અને ઓછા સમયમાં પુર્ણ થશે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘણા ઓછા સમયમાં લાખો મકાનો બનાવવામાં આવ્યા છે અને બીજા અનેક મકાનો તૈયાર થઇ રહયાં છે તેમણે ઉમેર્યુ કે માળખાકીય સુવીધાઓ બાંધકામ અને રહેઠાણ ક્ષેત્રમાં મુડીરોકાણથી અર્થવ્યવસ્થાને નવુ બળ મળ્યુ છે

આ કાર્યક્રમમાં અધિકારીઓ ઉદ્યોગપતિઓ શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ આઇઆઇએમના ભુતપુર્વ વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સભ્યો સહિત પાંચ હજારથી વધુ લોકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

આઇઆઇએમ સંબલપુરથી તમામ ઇમારતો અત્યાધુનિક સુવિધાઓથી સજજ ઓછી ઉર્જા વપરાય તેવી અને હરિત શ્રેણીના માપદંડો મુજબ ફશે

આ કરાર અંતર્ગત બંને દેશો દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇના રોજ રાજદ્વારી માધ્યમથી પોતાને ત્યાં બંદી બનાવાયેલા નાગરીક કેદીઓ અને માછીમારોની સુચી એકબીજાને સોપે છે

આ સાથે જ ભારતે પાકિસ્તાનમાં બંદી બનાવાયેલા ભારતીય નાગરીક કેદીઓ ગુમ થયેલા ભારતીય સુરક્ષા કર્મીઓ અને હોડીઓ સહિત ભારતીય માછીમારોને ઝડપથી મુકત કરવાની જરૂરીયાત પર ભાર મુકથો અને કહયું કે આ કામમાં ઝડપ કરવામાં આવે

ભારતમાંથી માત્ર દિલ્હી મુંબઇ બેંગાલુરુ અને હૈદરાબાદથી વિમાની ઉડાનો રવાના થશે

કાબુલ યુનીવર્સીરી અફઘાનીસ્તાનની સર્વોચ્ય અદાલતે કાબુલ યુનીવર્સીટી ઉપર ફમલો કરવાના કેસના મુખ્ય સુત્રધાર મહંમદ અદીલને ફાંસીની સજા ફરમાવી છે આ કાવતરામાં સામેલ થયેલા અન્ય પાંચ કસુરવારોને વિસ્ફોટકની હરફેર તથા આઇએસ ત્રાસવાદી સંગઠનને મદદ કરવાના ગુના માટે વિવિધ જેલમાં મોકલવામાં આવ્યા છે